પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્વતા દોહરાવી છે તેમણે વન્ય જીવોના સંરક્ષણ કાર્યમાં સહિયારો પ્રયાસ કરવા ઉપર ભાર મૂક્યો છે

એશિયાઇ કુસ્તી સ્પર્ધાનો નવી દિલ્હીમાં આજથી આરંભ થશે

શ્રી મોદીએ કહ્યું કે સ્થળાંતર કરતી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટેની કેન્દ્રિત કરાચેલી યોજનાઓના સારા પરિણામ મળ્યા છે

તેમણે કહ્યું કે ચાલુ વર્ષમાં ભારત દરિયાઇ કાયબાઓ માટે નિતી ધડશે તેમજ દરિયામાં પ્લાસ્ટીકના સુક્ષ્મકણોના કારણે વધતા પ્રદૂષણને રોકવા ખાસ વ્યવસ્થાપન નિતી પણ ધડશે કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને જળચરોના પ્રવાસના માર્ગો ઉપરનો ખતરો સતત વધી રહ્યો છે અને બધા જ દેશોએ સાથે મળીને પ્રજાતીઓ અને તેમના માર્ગનું રક્ષણ કરવું જોઇએ

પત્રમાં સંબંધિતોએ આવા દેખાવોની ગંભીર નોંધ લઇને દેશની લોકતાંત્રિક સંસ્થાઓના રક્ષણ માટે ધારાઓનો વિરોધ ચલાવનાર જવાબદારો સામે કડક પગલા લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે

તેમણે કહ્યું છે કે આ કાયદા વિરોધી ઝુંબેશના લીધે થયેલા હિંસક દેખાવોમાં જાહેર અને ખાનગી મિલ્કતોને નુકસાન થયું છે

આમ છતાં રસ્તાને રોકવો એ ચિંતાજનક બાબત ગણાવી શકાય

તેનો વિરોધ કરતી અરજીની સુનવણી કરતાં ન્યાયાધીશ એસ

જોસેફની બેન્ચે અવલોકન કર્યું હતું કે લોકશાહીમાં મત દર્શાવાનો અધિકાર ચોક્કસ છે પણ તેને પણ અમુક મર્યાદા છે સર્વોચ્ય અદાલતે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજય હેગડેને શાહીનબાગ ખાતેના દેખાવકારોને વૈકલ્પિક સ્થળે ખસી જવા મનાવવા પ્રયાસ કરવાનો નિર્દેશ કર્યો હતો

ગૃહમંત્રી અનિલ દેશમુખે ગઇકાલે મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસની તપાસ માટે ખાસ તપાસ ટીમ ડાાની રચના કરવા મુદ્દે તેમનું મંત્રાલય કાનૂની સલાહ લેશે

રાષ્ટ્રીય સાયબર સલામતી સંકલનકાર રાજેશ પંતે જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની અલાયદી કેડર બનાવવાની તાતી જરૂર છે કારણ કે માહિતી ટેકનોલોજીનું માળખું તૈયાર કરનારાઓ સામાન્ય રીતે તેની ખામીઓ શોધવામાં નિષ્ફળ જતા હોય છે ગઇકાલે દિલ્હીમાં એસોચેમના એક કાર્યક્રમમાં બોલતા શ્રી પંતે કહ્યું હતું કે મોબાઇલ ફોન દ્વારા યૂકવણી પહેલા ચેહેરો અથવા આંખની કીકીથી ઓળખાણ સુનિશ્ચિત કરવાના પરિક્ષણો ચાલી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે પાંચ દ્રિલીયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે સાયબર સલામતી એ આવશ્યક છે અને આ કારણસર ભારત રાષ્ટ્રીય સાયબર સલામતી નીતિ ધડવા કાર્યરત છે

કાનૂની બાબતોના મંત્રાલયના અનુરોધના પગલે આ નિર્ણય લેવાયો છે

એવી જ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી તેમને નાણા પણ મળી રહ્યા છે